શહેરી વિસ્તારોમાં પણ લોકો ઘરોઘર જઈ નુતન વર્ષની શુભેચ્છા આપે છે

એસ એફ

આ પ્રસંગે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે પોતાના પરિવારોથી દૂર સરહદ પર આપણી રક્ષા માટે તૈનાત રહેતા જવાનોને પોતાના પરિવારની ખોટ ન સાલે તે માટે આ ઉજવણી કરવામાં આવી હતી આ તકે તેમણે દિવાળીની પૂર્વસંધ્યાએ જવાનોને મીઠાઇ અર્પણ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત આઇ જી શ્રી સિંઘને પણ મીઠાઇ અર્પણ કરાઇ હતી જવાનો દ્વારા પરિવાર સાથે વાર્ષિક મેળાનું આયોજન પણ કરાયું હતું તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રીય તહેવારોની સરહૃદ પર જવાનો સાથે ઉજવણી કરી પરિવારની ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે

રાજ્ય સરકારના શિક્ષણ તંત્રે હવે યુનિવર્સિટીના વિકાસમાં એક વધુ કડી જોડતાં નવું ભવન મંજૂર કર્યું છે જે માટે દસ કરોડ રૂા ને બહાલી આપવામાં આવી છે યુનિવર્સિટીના કુલપતિ ડો

બી

ના વિકાસ સાથે તેનું કામ પણ વિસ્તૃત બની રહ્યું છે વિદ્યાર્થીઓની વધતી સંખ્યાથી પરીક્ષા સંબંધી કામગીરી વ્યાપક બની છે વિવિધ વિદ્યાર્થી હિતના સેલ કાર્યરત છે ત્યારે વધુ એક ભવનને સરકારે મંજૂરી આપી છે

એક વિભાગ કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલનો પણ આ ભવનમાં સમાવિષ્ટ થશે

તેથી આ એક મોટી ઘટના બનતાં ટળી ગઇ હોવાનું ધંધાર્થીઓએ જણાવ્યું હતું

એન

લોકદરબારમાં નગર સેવા સદન દ્વારા શહેરમાં સીસી ટીવી કેમેરા લગાડવાનું આયોજન છે તેનો કન્ટ્રોલરૂમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તેવું જણાવાયું હતું ડીવાયએસપી શ્રી પંચાલે વિવિધ રજૂઆતો સાંભળી ટ્રાફિકની સમસ્યા રોમિયોગીરીની સમસ્યા વિગેરેનો ત્વરિત નિકાલ કરવા પ્રતિબદ્વતા વ્યક્તિ કરી જેમના ઉપર પાંચ ગુના થયા હશે તેઓને પણ પકડી તેને યોગ્ય જગ્યાએ મૂકવાના કાગળો તૈયાર કરી તે સમસ્યાનો નિકાલ કરવા હૈયાધારણ આપી હતી